તેમણે ઉમેર્યું હતું કે આ ભરતી માટે તા

કૃષિ મંત્રીશ્રી આર

ફળદુએ શ્રીફળ વધેરીને સ્વાગત કર્યું હતું સાંસદ મોહનભાઈ કુંડારીયા પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી રેમ્યા મોહને જણાવ્યું કે રાજકોટ ખાતે કોરોના વેકસીનના ડોઝ આવ્યા છે જેને વિભાગીય આરોગ્ય નિયામકની કચેરી ખાતે સ્ટોરેજ કરવામાં આવ્યા છે

વેક્સિનેશનનો મુખ્ય કાર્યક્રમ જિલ્લા મથકે જી

જનરલ હોસ્પિટલ ખાતે યોજાશે બર્ડફલૂ મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમમંદિર ખાતે મળેલા કાગડાના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે

તેના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ હાશકારો લીધો છે બીજી બાજુ પશુપાલન અને વન વિભાગ દ્વારા સર્ચ કામકાજ ચલાવાઇ રહ્યુ છે તેમજ બીજી કોઇ ઘટના ન બને તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એકશન પ્લાન તૈયાર કરાયો છે

આ ઉપરાંત વિવિધ સ્થળો પર વ ર્યુ દઅલદોડ પણ યોજી છે

આ તાલીમવર્ગો પૂર્ણ થયે પ્રમાણપત્ર વિતરણના કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના જિલ્લા આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તેમજ આર

નોંધણીનો ઉમેરો કરતી જોગવાઇ અંગે અધિક નિવાસી કલેકટર પ્રદીપસિંહ જાડેજાએ જાહેરનામું બહાર પાડચું છે જેમાં ઓનલાઇન ઉમેદવારીપત્ર ભરવા ઇચ્છતા ઉમેદવાર ઓનલાઇન ફોર્મ ભરી જમા કરાવી શકશે જેમાં ઓનલાઇન ઉમેદવારીપત્ર ભરવા કે નહીં તે અંગે રાજય ચૂંટણી આયોગનો નિર્ણય આખરી રહેશે